પ્રાદેશિક સમાયાર નીકિતા શાહ વાંચે છે

આ અંગેની વિગતો મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સોશિયલ મીડીયાના માધ્યમથી આપી હતી

અન્ય ત્રણ લીંક દ્વારા તબકકાવાર આયોજન કરીને બાકીના તમામ તળાવો ચેકડેમ અને જળાશયો ભરાશે ભૂગર્ભ જળસ્ત્રોત પણ રીયાર્જ થતાં જળસ્તર ઉંચા આવતા ખેડુતોને સિંયાઇ માટે પાણી મળશે

કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર ઊદ્યોગ ખાનગી ઓફિસો ધંધા રોજગાર ફરીથી ધબકતા થવા લાગ્યા છે

તેમણે કહ્યું કે રાજ્યભરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય બાંધકામ પ્રોજેકટસ પણ પૂનઃ ધબકતા થયા છે અને શ્રમિકોને મોટાપાયે રોજગારી મળતી થઇ છે

સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કોરોના સંક્રમણના ફેલાવાને રોકવામાં મદદ મળી છે

પટેલે જણાવ્યું કે લોકડાઉન તૈયારી કરવામાં મદદરૂપ સાબીત થયું છે વધુમાં તેમણે કહયું કે દસ કરોડ લોકો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી રહ્યાં છે

મુખ્યમંત્રીના સયિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું છે કે આજે સેલ્ફી વિથ માસ્ક અંતર્ગત વધુ ને વધુ નાગરિકો પોતાની માસ્ક સાથેની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરે અને હું પણ કોરોના વોરિયર હેશ ટેગ કરે

પ્રાચીન કાળમાં પ્રજાના કલ્યાણ માટે રાજસૂય યજ્ઞ થતા હતા આજે કોરોનાની આ વૈશ્વિક મહામારીના જંગને જીતવા માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ બનીને પ્રજાસૂય યજ્ઞમાં સહભાગી બનીએ